પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચ છે

રાજકોટ ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કોરોનાની દવા અને ઈજેકશનની બિલકુલ અછત પડે નહીં તેવું આયોજન છે રાજકોટ માં કોરોના સંક્રમણની સમિક્ષા બેઠકમાં શ્રી રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ જોડાયા હતા રેમડેસીવીર જેવા જીવન રક્ષક ઈંજેકશન માટે લોકોને દોડભાગ કરવી પડે નહીં તે માટે વિતરણની નવી વ્યવસ્થા ગોઠવાની પણ જાહેરાત પણ શ્રી રૂપાણીએ કરી હતી

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તજઝ્ન ડોક્ટરો એ એવો સહિયારો મત રજૂ કર્યો હતો કે ગ્રામીણ સ્તરે મોટા પાયે રસીકરણ હાથ ધરવા માટે લોક સમિતિ બનવી જોઈએ જે આરોગ્ય તંત્ર ને મદદરૂપ બને પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે લોકો ને રસી લેવા માટે આગ્રહ કરતાં કહ્યું હતું કે વાયરોલોજીના બધા સિધ્ધાંત કોરોના વાઇરસે ખોટા પડ્યા છે અને શેયાળા ઉનાળા અને યોમાસામાં પણ આ વાઇરસ સરવાઈવ થાય છે તે ખબર પડી છે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે રસી લેવાથી મૃત્યુ દર ઘટે છે

તેમણે એકબીજાથી સલામત અંતર જાળવવા સાથે માસ્ક પહેરવાની બાબત ને અનિવાર્ય ગણાવી હતી

જ્યારે ડૉ તુષાર પટેલે જણાવ્યું હતું કે કોરોના થાય યો વધુ માત્રામાં પ્રવાહી લેવું જોઈએ અને જો શ્વાસ લેવામાં તકલિફ થાય કે થાક લાગે તો જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ

માવલંકરે જણાવ્યું હતું કે કોરોના નો નવો સ્ટ્રેન પહેલા કરતા ત્રણ ગણી વધારે સ્પીડે ફેલાઈ રહ્યો છે

મોરબીમાં કોરોના સંક્રમણ ખૂબ વધી ગયું હોવાની વાત ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ મોરબી પહોંચ્યા હતા અને સમિક્ષા બેઠક થોજી વાસ્તવિક્તાથી વાકેફ થયા હતા મોરબીમાં મેડિકલ ઓક્સિજનના ઉત્પાદન માટે મિનિ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી પણ એક સામાજિક સંસ્થાને આપવામાં આવી છે ગામડાઓમાં ફેલાતા સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોના અગમચેતીનું કડક પાલન કરવાની હિમાયત શ્રી રૂપાણીએ મોરબીમાં કરી હતી

ત્યાં મોટા ડોમ ઊભા કરી ખાસ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયા છે ત્યાંથી વિડીયો કોલિંગ વડે દર્દી સાથે વાત કરવવાની સેવા આપવામાં આવે છે અમદાવાદ ખાતે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીની બાયો સેફ્ટી લેબને કોરોના નિદાન માટેના આર

ટેસ્ટની મંજૂરી મળી છે એટ્લે વેઇટિંગ વગર તુરંત ટેસ્ટ કરાવવા માટે આ લેબનો લાભ લેવાની અપીલ કુલપતિ નવીન શેઠે કરી છે

સી જગદીશ ભાવસાર અને લાઈબ્રેરીના વડા યોગેશ પરિખ સંક્રમિત થયા છે જ્યારે બે દિવસ પહેલા ભાષા ભવનના એક કર્મચારીનું મૃત્યુ પણ થયું હોવાનું બહાર આવ્યું છે

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર વિદ્યાર્થીઓએ પોતાનો વિકલ્પ નોંધાવવાનો રહેશે વડોદરામાં કોરોનાથી બચવા માટે લોકો જાતે જાગૃત બને તેવી ઝુંબેશ મહાનગરપાલિકા એ હાથ ધરી છે અને ઢોલ નગારા સાથે મેગાફોન લઈ કલાકાર ટુકડીઓ સડક ગલી મહોલ્લા ખૂંદી રહી છે ડાંગમાં આરોગ્ય કેન્દ્રો ઉપરાંત આંગણવાડીમાં પણ કોરોના રસીકરણ કેન્દ્ર ખોલાયા છે મહેસાણા માં વધુ ટેસ્ટિંગ ડોમ ઊભા કરી શંકાસ્પદ દર્દીને મદદરૂપ બનવા તંત્રએ કોશિશ કરી છે રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને સગાવહાલા સાથે સંપર્કમાં રાખવા માટે વિડીયો કોલિંગની સગવડ શરૂ કરાઈ છે નડિયાદમાં મહા ગુજરાત હોસ્પિટલ અને એન

દેસાઇ હોસ્પિટલને કોવિડ સારવારની મંજૂરી આપતા ચરોતરના દરદીઓ માટે મોટી સગવડ સરકારે ઊભી કરી આપી છે

પાવી જેતપુર કોર્ટમાં પ્રકટીસ કરતાં વકીલોને કોરોના રસી આપવાનો કેમ્પ રતનપુર આરોગ્ય કેન્દ્રમાં યોજાઈ ગયો મોડાસા નગરપાલિકાએ વેપારીઓને શનિ રવિમાં સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલ કરી છે

દાહોદમાં સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખીને યોજાતા લગ્નો બંધ કરાવવા માટે દરેક મામલતદારને ખાસ સ્કવોડ બનાવી કાર્યવાહી કરવા કહેવાયું છે

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણના પ્રતિકાર માટેની કામગીરીની સમિક્ષા માટે પ્રભારી સચિવ રાજેશ માજૂ લુણાવાડા પહોંચ્યા છે

ડાંગ જિલ્લામાં આજે આઠ પોઝીટીવ કેસ નોંધાયા તો યૌદ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

ખાતરના નવા ભાવ નક્કી ન થાય ત્યાં સુધી નવા ખાતરનું વેચાણ મોક્ક રાખવાની ઇફકોની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે આજે દેશની ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ સાથે ઉચ્ય સ્તરીય બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય કરાયો હતો આ અંગે વધુ માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ લાયક ભૂમિની ગુણવત્તા ઉપર ભાર આપીને જણાવ્યું કે કૃષિ સમૃઘ્ઘિ માટે ભૂમિ સુપોષણ અત્યંત આવશ્યક છે